પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી અને આજથી શરૂ થનારી જી ટી યુની પરીક્ષાઓ મોક્ફ રાખવામાં આવી રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં ગઇકાલથી એસ ટી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગઇકાલે ગાંધીનગરમાં ટાપુ વિકાસ અંગેના સત્તામંડળની ત્રીજી બેઠક યોજાઇ ગઈ આ બેઠક અનુસાર પિરોટન ટાપૂને કુદરતી સૌંદર્ય માટેનું પ્રવાસન આકર્ષક કેન્દ્ર બનાવાશે

પિરોટન શિયાળ બેટ બેટ દ્વારકા ટાપુઓના વિકાસ માટે વિગતવાર આયોજન કરીને વિશ્વના આ ક્ષેત્રના તજજ્ઞોની સેવાઓ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે યુનિવર્સિટી પરીક્ષાઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી પરિક્ષાઓ અને આજથી શરૃ થનારી જી

ની પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે ભારત સરકારના શિક્ષણ સચિવે પ્રવર્તમાન સ્થિતીમાં દેશના રાજ્યોને દિશાનિર્દેશ આપ્યા છે કે યુનિવર્સિટીઓની પરિક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે શ્રી યુડાસમાએ જણાવ્યું કે દેશના રાજ્યોની યુનિવર્સિટીઓમાં પરિક્ષા સંદર્ભે એકસૂત્રતા અને સમાનતા જળવાઇ રહે તેવા હેતુસર ભારત સરકારના શિક્ષણવિભાગે આ પરિક્ષાઓ હાલ પૂરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે

ટી રાજ્યમાં ગઇકાલથી કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં એસ

ગુજરાત રાજ્યમાર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા હાલ આંતરરાજ્ય બસ સેવા સ્થગિત રાખવામાં આવી છે આંતરરાજ્ય સિવાય બસ સેવાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે વધુમાં નિગમ દ્વારા જીલ્લાથી જીલ્લા જીલ્લાથી તાલુકા અને તાલુકાથી તાલુકાને જોડતી લોકલ સર્વિસોનું સંચાલન શરૂ થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પુરતી બસ સેવા હંગામી ધોરણે સ્થગિત રાખવામાં આવી છે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મંજૂરી બાદ અમદાવાદ સુરત દાહોદ અને રાજકોટ જેવા શહેરોમાં બસ દોડાવવામાં આવી છે આજથી અમદાવાદનું ગીતામંદિર એસ ટી બસ મથક પૂર્વવત ચાલુ થશે થર્મલ ગન સ્ટ્રીનીંગ સેનેટાઇઝરમાસ્ક સોશ્યલ ડીસ્ટન્સિંગ સહિતના નિયમો સાથે આજથી મહેસાણાપાલનપુરહિમંતનગર દ્વારા સંચાલિત અને દક્ષિણ ગુજરાત પંચમહાલખેડા આણંદનડિયાદ તરફ જતી આવતી બસો ગીતામંદિર થઇને દોડાવાશે ઉપરાંત ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતેથી ટર્મીનેટથતી અને દક્ષિણ ગુજરાત પંચમહાલદાહોદ તરફની બસોનું સંચાલન ગીતામંદિર ખાતેથી કરાશે જો કે ઉત્તર ગુજરાત તરફથી સૌરાષ્ટ્ર તરફથી જતી આવતી બસોને ગીતામંદિર મથકે લેવાશે નહિ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી બસોને પણ ગીતામંદિર મથકે લેવાશે નહી

એક દિવસમાં નોંધાયેલા કેસોનો આ સૌથી મોટો આંક છે

દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારો શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને ઘર આંગણે આરોગ્યની સેવાઈઓ મળી રહે તે માટે ધનવંતરી રથ શરૂ કરાયા છે

કંપનીના સંચાલક શ્રી વિપુલ સુતરિયાએ જણાવ્યું હતું કે આ એક ઉત્તમ ગુણવત્તા ધરાવતું ઓછી કિંમતનું વેન્ટિલેટર છે અને તેમાં ઇન્ટરનેશનલ કંપનીના વેન્ટિલેર જેવા તમામ ફીચર્સ છે

પી પલ્સની ચકાસણી સાથે બોડી ચેકઅપ કરવામાં આવ્યું છે અને તેમાં સફળ નીવડનાર તમામને હેલ્થ ચેકઅપ કાર્ડ આપવામાં આવ્યા છે

ડેસ્કનું લોન્ચિંગ કર્યું છે દેશમાં જી એસ ટી ની શરૂઆતની ત્રીજી વર્ષગાંઠ નિમિત્ત જી

ટી ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે

ડેસ્કનું લોન્ચીંગ સમગ્ર દેશમાં શરૂ કર્યું છે જેથી મોટી સંખ્યામાં કરદાતાઓને મદદ મળી શકે

અમદાવાદ ઝોનના મુખ્ય કમિશનર શ્રી અજય જૈને કર્યું હતું